અફવાઓથી દૂર રહેવા અને ગેરમાર્ગે ન દોરવા જણાવ્યું છે

મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ રાજ્યમાં શાંતિ જાળવવા લોકોને અપીલ કરી છે આ ઉપરાંત અફવાઓથી દૂર રહેવી અને ગેરમાર્ગ ન દોરવા પણ જણાવ્યું છે રાજ્યના કેટલાંક વિસ્તારોમાં પોલીસ પર અસામાજિક તત્વોએ પત્થરમારો કર્યો હતો આ મામલે પ્રતિક્રીયા આપતાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે તાજેતરની ઘટનાને બાદ કરતા અમદાવાદમાં રાબેત મુજબ શાંતિ છે લોકો કામે ધંધે ચડી ગયા છે નીતિન પટેલે જણાવ્યું કે લોકશાહી ઢબે કોઇ પણ વિરોધ કરી શકે છે અમદાવાદમાં પણ શાંતિ પૂર્ણ વિરોધ થયો હતો તેમા કોઇ જ પ્રશ્ન ઉભો થયો નહોતો રાજ્કીય તત્વો દ્વારા ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા પડી ભાંગે એવુ ઘણા લોકો ઇચ્છી રહ્યા છે તેવુ લાગી રહ્યું છે પોલીસે પણ ઘણો સંયમ રાખીને વર્તન કર્યું છે આ ઓચિન્તું નથી થયું પણ કાવત્રાના ભાગ રૂપે થયું હોય તેમ લાગી રહ્યું છે પત્થરો ભરેલી સિમેન્ટના કોથળા ભરીને લાવ્યા હતા જેના પરથી લાગે છે કે પૂર્વ આયોજિત છે ઘટના બાદ પોલીસ દ્વારા કોમ્બીગ કર્યા બાદ શાંતિ છે આ મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણી ગૃહમંત્રીએ પણ શાંતિની અપિલ કરી હતી

આ યોજના એક કરોડના ખર્ચે આકાર પામી છે

નર્મદા યોજનાના પાણીની નિર્ભરતામાં પણ ઘણા અંશે ઘટાડો થશે આ ઉપરાંત સુએઝ દ્રીટમેન્ટ પ્લાન્ટના શુદ્ધિકરણ થયેલા પાણીના નિકાલનો પ્રશ્ન પણ હલ થશે

યૂંટણી પંચ દ્વારા સુગમ ચૂંટણીઓ પર તાજેતરમાં રાષ્ટ્રીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકો માટે ચૂંટણીઓ અનૂકૂળ બનાવવા માટે યૂંટણી પંચ દ્વારા લેવાયેલ પગલાંની સમીક્ષા કરવા અને ચૂંટણી પ્રક્રિયા વધુ સમાવેશી અને સુગમ બનાવવા હજુ લેવાના થતા પગલાંઓ વિશે વિચારણા કરવાના ઉદ્દેશથી વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું મુખ્ય યૂંટણી આયુક્ત શ્રી સુનિલ અરોરાએ જણાવ્યું હતું કે બુથ લેવલ ઓફિસરથી યૂંટણી પંચ સુધી દરેકે દરેક વ્યક્તિએ સંકલનમાં કામ કરવું જોઇએ

તેમણે ભારપૂર્વક જણાવ્યું કે સમગ્રતયા યૂંટણી પ્રક્રિયા નોંધણી થી યૂંટણી સુધી દિવ્યાંગ મતદારો અનુકૂળ અને સુગમ બનાવવા બુથ લેવલ ઓફિસરથી ભારતના ચૂંટણી પંચ સુધીના તમામે આ સમસ્યા નિવારવા કામ કરવું જોઇએ

ગુજરાત સહિત કોંગ્રેસના દેશભરના આગેવાનો જનતાને ગેરમાર્ગે દોરનારા ઉશ્કેરણીજનક નિવેદનો સોશિયલ મીડિયામાં આપી રહ્યા છે પાકિસ્તાનના સિંધ રાજ્યના મીરપુર જિલ્લાના હિન્દુ શરણાર્થી પરિવારો મહેસાણા નજીક આવેલા કુકસ ગામમાં ઝુપડાં બાંધીને વસવાટ કરી રહ્યા છે ત્યારે ભારત સરકાર દ્વારા સીટીઝનશીપ એમેન્ટમેન્ટ બીલ બે ફજાર ઓગણીસ નવમી ડિસેમ્બરે લોકસભામાં પસાર થઈ ગયું છે આ નાગરીક્ત્વ સુધારા વિધેયકને લઈને પાકિસ્તાનમાંથી આવેલા શરણાર્થી આ સુધારાને આવકારીને ખૂબજ ખૂશ જણાઈ રહ્યા છે

બાઇટ પોપટ ઠાકુર લક્ષયંડી મહાયજ્ઞ મહોત્સવના પરિણામે સમગ્ર વિશ્વના કલ્યાણ અને સમગ્ર માનવજાત માટે મહત્વપૂર્ણ સાબિત થશે તેવું કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખ માંડવીયા જણાવ્યું હતું વિશ્વના સૌથી મોટા લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવના સાક્ષી બનવા અને મા આદ્યશક્તિ જગદંબાના દર્શન કરવા પધારેલા કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખ માંડવીયા એ લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવના તમામ પેવેલીયન અને યજ્ઞશાળાની મુલાકાત લીધી હતી માઇક્રો પ્લાનિંગ અત્યંત પ્રભાવિત થયેલા મંત્રીશ્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે હું ધન્યતા અનુભવી રહ્યો છું મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વડોદરા મહાનગરની વિશ્વામિત્રી નદીના ઉદગમ સ્થાન પાવાગઢથી તેના અંતિમ છૌર ખંભાતના અખાત સુધીના સમગ્ર નદી વિસ્તારના સર્વગ્રાહી વિકાસ આયોજનને ઓપ આપવા ગાંધીનગરમાં ઉચ્યસ્તરીય બેઠકમાં મહત્વપૂર્ણ સૂચનો કર્યા હતા મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને મળેલી ઉચ્યસ્તરીય બેઠકમાં તેમણે આ સૂચનો કરતાં કહ્યું કે વિશ્વામિત્રી નદીમાં દર વર્ષે આવતા પૂરને પરિણામે વડોદરાના જનજીવનને જે અસર પડે છે તેના કાયમી નિવારણ માટે એક સર્વગ્રાહી આયોજન ઘડવું જરૂરી છે

રણ વિસ્તારમાં અગરીયા પરિવારોની મુલાકાત દરમ્યાન કોન્સ્યુલેટ જનરલ તેમજ તેમના પત્નિ ટેલી લીંડ અને પુત્રી યાસ્મિન સાથે વિસ્તારના અગરીયા પરિવારના ઘરે જઈ તેમની રહેણી કહેણી પરંપરાઓ અને સંસ્કૃતિ વિશે જાણકારી મેળવી હતી

ઈન્ડિયન ડાયટેટિક્સ એસોસિયેશનની ગુજરાત શાખા દ્વારા ત્રણ દિવસ ની રાષ્ટ્રીય પરિષદ અમદાવાદમાં યોજવામાં આવી છે આ પરિષદમાં નવી તકોની શોધ આહાર સશક્તિકરણ જીવનધોરણને સમૂદ્ધ બનાવવું એ વિષય ઉપર વિવિધ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું ઈન્ડિયન ડાયટેટિક્સ એસોસિયેશનના રાષ્ટ્રીય પ્રમુખ શ્રીમતી જગમિત મદાને ઉદઘાટન સત્રને સંબોધતા દેશમાં કિશોરીઓથી લઈને યુવાવસ્થા સુધી મહિલાઓમાં પોષક આહારની જાગૃતિ ઉપર ખાસ ભાર મુક્વો હતો

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં

આ કંપનીના ભારતમાં બીજું સેન્ટર કરવા જીટીયુમાં કરાર વિશે રજૂઆત કરી મંજૂરી આપ્યા બાદ તેમની સાથે કરાર થયા હતા જેમાં દસોલ્ટ સિસ્ટમ કંપનીના ઉપ પ્રમુખ શ્રી કોથપલે રેક્રી અને ગુજરાત ટેકનોલોજીકલ યુનીવર્સીટીના કુલસચિવ શ્રી ડૉ

એન ખેરે કરાર ઉપર હસ્તાક્ષર કર્યા હતા